પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

મુંબઇ ની હોટેલ માં સુસાઈડ નોટ સાથે મૃતદેહ મળી આવ્યો

રાજ્યસભાની પેટા ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારો રામભાઇ મોકરીયા અને દિનેશ અનાવડીયા પ્રજાપતિ બિનહરીફ યૂંટાયેલા જાહેર થયા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ફરિયાદ નિવારણની શ્રેષ્ઠતા માટે ભારત સરકારનો એવોર્ડ દાહોદ જિલ્લાને ફાળે ગયો છે તો ફ્રષિ ક્ષેત્રે વિજ્ઞાન ટેકનોલોજીના અદ્યતન અને સર્વાધિક ઉપયોગ માટે જિઓ સ્પાટીઅલ ટેકનોલોજી ઇનોવેશન એવોર્ડ પણ આ જિલ્લાને મળતા આ દિવાસી પંથકમાં ખુશી છવાઈ ગઈ છે ખેડૂત કલ્યાણ યોજના હેઠળ કિસાન સન્માન નિધિના બે વર્ષના સફળ અમલીકરણ પૂર્ણ થવા અવસરે તા

મોહન ડેલકરનો આપઘાત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલીના સાંસદ મોહન ડેલકરનું મુંબઈ ખાતે આકસ્મિક અવસાન થયુ છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે મુંબઈની સી ગ્રીન સાઉથ હોટલથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે અને મુંબઈ પોલીસે આ આત્મહત્યાનો બનાવ હોવાનું જાહેર કર્યું છે

આદિવાસી સમાજમાં ખૂબ લોકપ્રિય એવા મોહન ડેલકર છેલ્લી યૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટાયા હતા મોહન ડેલકર એક અત્યંત લોકપ્રિય આદિવાસી નેતા હતા અને દાદરા નગર હવેલીના લોકોમાં સારી પકડ હતી મોહન ડેલકરના આકસ્મિક અવસાનની ખબર પડતાં તેમના પરિવારની સાથોસાથ દાદરા નગર હવેલી પોલિસ અને ડેપ્યુટી કલેક્ટર પણ મુંબઈ ગયા છે કાનૂની પ્રક્રિયા બાદ દિવંગત ડેલકરના નશ્વર દેહને દાદરા નગર હવેલી લાવવામાં આવશે તેમ સ્થાનિક નેતાઓ જણાવે છે આવતીકાલે મત ગણતરી ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટેની મતગણતરી આવતીકાલે યોજવા માટેની પૂરતી તૈયારી તંત્રએ કરી લીધી છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે બીજી માર્ચના રોજ પંચાયત અને નગરપાલિકા યૂંટણીની મત ગણતરી સાથે જ મહાનગરપાલિકાની મત ગણતરી યોજવાની દાદ માંગતી કોંગ્રેસની અરજી સર્વોચ્ય અદાલતે ફગાવી દીધી હોવાથી અલગ અલગ મતગણતરી કરવાના આયોજન પ્રમાણે કામકાજ આગળ વધશે

ભાજપ રાજ્યસભા બિનહરીક રાજ્યસભાની પેટા ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારો રામભાઇ મોકરીયા અને દિનેશ અનાવડીયા પ્રજાપતિ બિનહરીફ યૂંટાઈ આવ્યા છે રીટરનિંગ ઓફિસર સી

પંડ્યાએ બંને ભાજપ ઉમેદવારોને વિજેતા જાહેર કરતું યૂંટણી પરિણામ સત્તાવાર રીતે આજે જાહેર કર્યું હતું બંને બેઠકની પેટા ચૂંટણી અલગ અલગ યોજાઈ હતી કારણ કે કોરોનામાં અવસાન પામેલા બંને સભ્યનો કાર્યકાલ જુદો જુદો હતો ભાજપના અભય ભારદ્વાજના સ્થાને રામભાઇ મોકરિયા અને કોંગ્રેસના એહમદ પટેલના સ્થાને દિનેશ અનાવડીયા પ્રજાપતિ બિનહરીફ યૂંટાઈ આવ્યા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી

પાટિલ સહિતના આગેવાનોએ બંને વિજેતાને અભિનંદન પાઠવ્યા છે સંઘ પરિવાર સાથે ખૂબ જૂનો સંબંધ ધરાવતા રામભાઇ મોકરિયા પોરબંદરના વતની છે જ્યારે દિનેશ અનાવડીયા પ્રજાપતિની કર્મભૂમિ ડીસા પંથક છે અને તેઓ પ્રદેશ ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રમુખ છે રાજ્ય કક્ષાની સ્પર્ધા છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી એકલવ્ય આર્ચરી એકેડેમી ખાતે ગુજરાત સ્ટેટ આર્ચરી એસોસિયેશન દ્વારા સબ જુનિયર અને જુનિયર વય જૂથની રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

ટી

ટી ગાંધીનગર એ દેશનું એકમાત્ર આઇ

છે જેમાં આ પ્રકારનું કેન્દ્ર ચાલે છે આકાશવાણી સાથે વાત કરતાં આ કેન્દ્રના પ્રમુખ મનીષ જૈને જણાવ્યું હતું કે શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ કરવાનો હોય છે જે માટે અભ્યાસક્રમ રસપ્રદે બનાવવો બહ્ જ જરૂરી છે

સોમનાથ પ્રસાદ સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણ ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ ટપાલ ખાતા દ્વારા ગામડે ગામડે પહોંચતો થાય તેવી વ્યવસ્થા આજથી શરૂ કરવામાં આવી છે ટપાલ ખાતા સાથે ગોઠવણ કરીને સોમનાથ ટ્રસ્ટે શિવ ભક્તોને પ્રસાદ પહોંચતો કરવાની સેવા આજથી શરૂ કરી છે જેનો પ્રારંભ ટ્રસ્ટ સેક્રેટરી પ્રવીણ લહેરીએ કરાવ્યો હતો આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છના પોસ્ટ માસ્ટર જનરલ રાકેશ કુમાર સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા દોઢ લાખ પોસ્ટ ઓફિસ ઉપરથી માત્ર અઢીસો રૂપિયાનુ મનીઓર્ડર કરવાથી ઘર આંગણે પ્રસાદ પહોંચતો કરવાની વ્યવસ્થા ટપાલ ખાતું કરશે

પોરબંદરની રેત શિલ્પ પોરબંદરની યોપાટી પર મતદાન જાગૃતિ અંગે નવતર પ્રયોગ હાથ ધરી શિલ્પકાર નાથુભાઈ ગરચરએ બે કલાકની જહેમત બાદ નવી યોપાટી પરના દરિયાકિનારે રેતીમાં હું અવશ્ય મતદાન કરીશ તેવા લખાણ વાળું રેતશિલ્પ બનાવ્યું છે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તેમજ એસ

પી ટીમના માર્ગદર્શનમાં આ શિલ્પકારે રેત શિલ્પ બનાવ્યું છે જેથી ચોપાટી પર આવતા સહેલાણીઓ આ શિલ્પ જોઈને મતદાન માટે જાગૃત થાય તેવો નવતર પ્રયોગ કર્યો છે